ક્રિકેટ સ્પર્ધાની આજે હેદરાબાદમાં રમાનારી ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે

પશ્ચિમ બંગાળમાં હિંસાના કેટલાંક છૂટાછવાયા બનાવો સિવાય શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે રાજ્યના અતિરીક્ત મુખ્ય ચૂંટણી અધિકારી સંજય બાસુએ જણાવ્યું છે કે મેદનીપુરથી હિંસાના કેટલાંક બનાવો નોંધાયા છે ઈવીએમ પર ટેકનીક્લ ખામીના પણ અહેવાલ મળ્યા છે

કેન્દ્રિય મંત્રી હરદીપપુરી દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પક્ષ ઉમેદવાર મિનાક્ષી લેખી આમઆદમી પાર્ટીના ઉમેદવાર દિલીપ પાંડે અને અતિશીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

છેલ્લા તબકકામાં વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે

ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે રેલીને સંબોધતાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં તેઓ કાર્યશૈલીમાં પરિવર્તન લાવ્યા છે તેમણે ઉત્તરપ્રદેશમાં સધાયેલું ચૂંટણી જોડાણ વિકાસ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો

નવી દિલ્હીમાં મતદાન કર્યા પછી તેમણે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના પક્ષનો ચૂંટણી અભિયાન પ્રેમ જેવા મૂલ્ય પર આધારિત છે તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા નફરતનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો

રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષની ઉત્પત્તીના મૂળમાં હિંસાના વિચારો રહ્યા છે વિશ્વમાં આતંકવાદનો વધતો જતો ભય આ વિનાશક લાગણીની અભિવ્યક્તિ છે તે માટે આંતરરાષ્ટ્રીય સમુદાય એકબીજા સાથે હળીમળીને શાંતિ અને ન્યાયપૂર્ણ રીતે સંવાદ દ્વારા કામગીરી કરવી જોઇએ આ કામગીરી કરૂણા અને વિવેક જેવા મુલ્યો પર આધારીત હોવી જોઇએ તેમણે ભગવાન બુદ્ધ દ્વારા આપેલા સિદ્ધાંતોનો અમલ કરી સંઘર્ષને ટાળવા વિવિધ દ્રષ્ટિકોણનો સમાધાન કરવા અને સર્વસંમતિ પ્રાપ્ત કરવા અને વિનાશ સામે લડવાની અપીલ કરી હતી સંઘર્ષ મુક્ત વિશ્વ માટે વૈશ્વિક નેત્રત્વની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો

બેંગાલુરુથી હૈદરાબાદ જઇ રહેલી બસના ડ્રાઇવરે સ્કુટર સાથે બસ ન અથડાય તે હેતુથી બસને એક બાજુ લઇ જવાનો પ્રયાસ કરતા બસ અને જીપ અથડાયા હતા બસના મુસાફરો પૈકી કેટલાકને સામાન્ય ઇજા થઇ છે બસમાં મુસાફરી કરતાં લોકો તેલંગાણાના એક ગામના રહેવાસી હતા અને લગ્નપ્રસંગમાં હાજરી આપ્યા પછી તેઓ વતન પાછા ફરી રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓ અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે

ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર કે શીવાન આજે બેંગાલુરૂમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

પર્યાવરણ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતો ઉર્જા જેવા વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રનો વિદ્યાર્થીઓને પરિચય આપવો એ આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે

પાકિસ્તાન ખાતેના મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ગત પહેલી મે ના રોજ વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો છે